પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબીયાની યાત્રાએ રાજધાની રિયાધ પહોંચી ગયા છે અનેક દ્વિપક્ષીય સમજુતી કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સહયોગ પર ભાર મુકયો છે જમ્મુ અને કાશ્મીરમાં બોર્ડની પરીક્ષાઓ માટે બધીજ વ્યવસ્થાઓ પુર્ણ

બોરીસ જહોન્સનના ઠરાવ ઠરાવને ફરીથી નામંજુર કર્યો છે સાઇના નહેવાલ અને લક્ષ્ય સેન જર્મનીમાં આજે શરૂ થઇ રહેલી સારલોલકસ ઓપન સુપર ટુર ફન્ફ્રેડ ટુર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

શાહ રિયાધ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે રિયાધના રાજયપાલ ફૈઝલ બંદારઅલ સઉદે શ્રી મોદીનું સ્વાગત કર્યુ હતું પ્રધાનમંત્રી ભવિષ્ય રોકાણ પહેલ ત્રીજી બેઠકમાં સંબોધન કરશે સાઉદી અરેબીયા રવાના થતાં અગાઉ શ્રી મોદીએ એક નિવેદનમાં કહયું કે સંરક્ષણ સુરક્ષા વ્યાપાર સંસ્કૃતિ શિક્ષણ તથા લોકો લોકો વચ્ચેનો સંપર્ક એ સાઉદી અરેબીયા સાથેના સહયોગના મુખ્ય ક્ષેત્ર છે શ્રી મોદીએ કહ્યું કે તેઓ રાજા શાહ સલામાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદની સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

તેમણે કહયું કે આ પગલાથી વહીવટ સારો સુનિશ્ચિત થશે જેમાં લોકો ગોળીઓના ભયના આથાર નીચે જીવવા કરતાં આઝાદીનો લાભ લેશે

ની થનારી તમામ પરીક્ષાઓ સરળતાથી યોજાય તેવા આદેશ આપ્યા છે કાશ્મીર ડિવિઝનમાં આજથી શરૂ થઇ રહેલી પરીક્ષાઓની વ્યવસ્થાની સમીક્ષા કરતા કમિશ્નરે આ મુજબ આદેશ આપ્યા છે સ્ક્રલ બોર્ડના સચિવે કહ્યું છે કે પરીક્ષા શરૂ થતાં પૂર્વ તમામ પરીક્ષા સામગ્રી સંબંધિત પોલીસ મથકો પરથી મેળવી લેવી તેમજ પરીક્ષા પૂર્ણ થતાં એ જ પોલીસ મથકમાં પરીક્ષા સામગ્રી જમા કરાવવાની કાર્યવાહી સુનિશ્ચિત કરવી સ્કૂલ શિક્ષણના નિયામક અને બોર્ડના સચિવને પરીક્ષા શરૂ થતા પહેલા તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે

ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન માટે પસંદગી પામેલ કંપનીઓને રાષ્ટ્રીય કોર્પોરેટ સામાજિક જવાબદારી એવોર્ડ અર્પણ કરશે નવી દિલ્ફીમાં યોજાનાર કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવશે કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સમાવેશી અને સતત વિકાસના લક્ષ્યાંકને પ્રાપ્ત કરનાર કંપનીઓને સી એસ આર

એસ આર માટે સરકાર દ્વારા આપવામાં આવનાર આ શ્રેષ્ઠ એવોર્ડ છે

રેલવેના નિવેદનમાં જણાવ્યા મુજબ દરેક રેલવે ઝોનમાં દિવ્યાંગની ખાલી પડેલી જગ્યા પર યોગ્યતાના આધારે દિવ્યાંગની જ ભરતી કરાશે

દિવ્યાંગો ધ્વારા નવી દિલ્હીમાં કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ રેલવેએ આ નિવેદન જાહેર કર્યુ છે વિરોધ પ્રદર્શનમાં દિવ્યાંગોએ ખાલી જગ્યાની ભરતીમાં ગેરરીતીનો આરોપ લગાવ્યો હતો

પ્રધાનમંત્રીએ કહ્યું કે સંસદનું કામકાજ લાંબા સમય સુધી નહી રોકી શકાય આ અવરોધના કારણે સંસદમાં કોઇ કામકાજ થઇ શકતું નથી બોરીસ જહોન્સને સામાન્ય ચુંટણી કરાવવાના ઇન્કાર કરવા બદલ લેબર નેતા જેરેમી કોર્બિન પર નિશાન સાધ્યું હતું દરમિયાન વિપક્ષી લેબર પાર્ટીએ મતદાનનો બહિષ્કાર કરેલો જેના કારણે આ ઠરાવ માટે જરૂરી બે તૃતિયાંશ બહ્મતી મળી શકી નહી બીબીસીના અહેવાલ પ્રમાણે પ્રધાનમંત્રી જોન્સન નાતાલ અગાઉ યુંટણી કરાવવા ફરીથી પ્રયાસ કરી શકે છે

જેથી વરિષ્ઠ નાગરીકો અને દીવ્યાંગોને મતદારોની થાદીમાં સમાવવા માટે મંજુરી મળી શકે

જે મળતા જ તેમને પોસ્ટલ બેલેટ અપાશે જોં મત આપ્યા બાદ સંબંધિત કેન્દ્ર પર જમા કરાવવાનું રહેશે યુંટણી પંચે જણાવ્યું છે કે તેઓ આ શ્રેણીના તમામ મતદારો કોઇપણ હેરાનગતી વગર મતદાન કરે તેમ ઇચ્છે છે જો કે આ મતદારોને મતપત્ર અથવા પોસ્ટલ બેલેટ ધ્વારા મતદાન એમ બંને વિકલ્પો અપાશે જેમાંથી તેમણે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે

આ અભ્યાસ રાજસ્થાનમાં વિદેશી સૈનિકો માટે નિર્ધારીત તાલીમ કેન્દ્ર મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં થશે આ સંયુકત અભ્યાસમાં સરહદ પારના આતંકનો સામનો કરવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરાશે આ અભ્યાસનો ઉદેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે વધુ સારા તાલમેલ સહયોગ અને એક બીજાના યુધ્ધ કૌશલ્ય બાબતે પરસ્પર સમજ કેળવવા અંગે છે

સંયુકત સેના પ્રમુખ માર્ક મિલીએ પેન્ટાગોનમાં પત્રકારોને જણાવ્યું કે પહેલા બગદાદીનો મૃતદેહ ફોરેન્સીક તપાસથી ઓળખની પુષ્ટી કર્યા બાદ લાવવામાં આવ્યો હતો અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડીનાલ્ડ ટ્રમ્પે રવિવારે જાહેરાત કરી હતી કે ઉત્તર પશ્ચિમ સીરીયામાં અમેરીકાની વિશેષ ટુકડીઓની કાર્યવાહી દરમિયાન બગદાદીએ પોતે જ વિસ્ફોટ કરીને પોતાને મોતને ઘાટ ઉતાર્યો હતો